આ મંત્રને જીવનનો પરિવારનો મંત્ર બનાવીએ તેમ ભારપૂ ર્વક જણાવતા પ્રધાનમંત્રીએ આ દિવાળીને વોકલ ફોર લોકલના મંત્રને ટર્નિંગ પોઈન્ટ બનાવીએ તેમ કહ્યું હતું પ્રધાનમંત્રીએ કોરોના સમયમાં પૂ રી સાવધાની સાથે દિવાળી પર્વ ઉજવવા શુ ભકામના પાઠવી હતી સ્થાનિક અને નાના કારીગરો મહિલા મંડળો નાના નાના વેપારીઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુ ઓ ખરીદીને આ નાના વર્ગના લોકોને પણ તહેવારો ઉજવવા આર્થિક સહયોગ કરવા અને દેશના જ લોકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુ ઓની ખરીદી કરીએ તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું નેહ્લ ઠક્કર પેટા ચું ટણી મં તગણતરી રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની મત ગણતરીની તમામ તૈયારીઓ યૂં ટણીપં ચે પૂ ર્ણ કરી છે રાજ્યની અબડાસામોરબી ગઢડા ધારી લીંબડી કરજણ ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની ત્રીજી નવેમ્બરે યૂં ટણી યોજાઇ હતીઆવતીકાલે મતગણતરી હાથ ધરાશે તમામ બેઠકો ઉપર મતગણતરી કરાવવા માટે ભારતના યૂં ટણી પં ચની મત ગણતરી કરાવવા માટેની સુ યનાઓ ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે દરમ્યાન અબડાસા વિધાનસભા મત વિભાગની ગણતરી ભુજની સરકારી ઈજનેરી કોલેજ ખાતે યોજાનાર છે

જેથી કયા મતદાન મથકની ગણતરી કયા રાઉન્ડમાં કયા ટેબલ પર થશે તેની વિગત દર્શાવતો ટેબલવાઈઝ કાઉન્ટીંગ પ્લાન મોકલવામાં આવ્યુ છે તેમ જાણવા મળેલ છે

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી

સમયબધ્ધ અને તબક્કાવાર સુ ચારૂ રીતે મતગણતરીની કામગીરી પૂ ર્ણ કરવા તેમાં સંકળાયેલ કચેરીઓ અને અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી

તેમજ નાયબ યુંટણી અધિકારીશ્રી એમ બી

યુ ગુજરાત ટેકનોલીજી યુ નિવર્સિટી જીટીયુની મળેલી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્રારા અમલમાં મુકવામાં આવેલી નવી શિક્ષણનીતિને એકેડમિક કાઉન્સિલમાં તમામ સભ્યો દ્રારા સર્વાનુ મતે સ્વીકાર કરવામાં આવ્યો હતો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સંલઝન તમામ સંસ્થાઓમાં ટિચિંગ અને લર્નિંગની ગુણવત્તા સુધારવાના સંદર્ભે એકેડમિક ઓડીટ કરાશે નેહલ ઠક્કર આઈ પી